તેઓ ઘણાં સમયથી માંદગી હેઠળ સારવાર લઇ રહ્યા હતાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના શ્રી શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં તેઓ સરકારમાં જોડાયા હતા અને લગભગ ચાર મહિના માટે મુખ્યમંત્રી તરીકે પણ રહ્યાં હતા આ અગાઉ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેમણે આજે સંસદીય મતક્ષેત્રમાં ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજીત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લાભાર્થીઓને સહાય વિતરણ કરી હતી શ્રી શાહે ગાંધીનગર મત વિસ્તારને કેરોસીન મુક્ત બનાવામાં માટે મહિલાઓને ગેસ કીટ વિતરણ કર્યું હતું

આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને કાર્ડ વિતરણ પણ કરવામાં આવ્યા હતા ગાંધીનગર પાલીકા અંતર્ગત આવતા કુડાસણ ટી પી

તેમજ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ

કુડાસણ સરગાસણ રાયસણ ખાતે જાહેર બગીચાનું લોકાર્પણ અને કુડાસણ સરગાસણ રાયસણ અને વાવોલ ખાતેથી ટી પી સ્કીમમાં પાણી પુરવઠો પુરો પાડવાના કામોનું લાકાર્પણ કરવામાં આવ્યું હતું શ્રી શાહે આજથી શરૂ થતા દિવાળીના ત્યોહારની શૂભકામના પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે કોઇ ગરીબના ઘરમાં ધુમાડાથી કોઇમાં હેરાન ના થાય તે માટે નરેન્દ્ર મોદીનુ સપનુ હતુ કે દરેક ધરમાં ગેસ મળે તેના ભાગ રૂપે આજે ઉ જ્જવલા યોજના થકી આ સપનું સાકાર થયું છે આયુષ્માન ભારતની યોજનાને લીધે દેશના ગરીબ અને સામાન્ય લોકોને ઘણી રાહત થઇ છે

મારી પહેલી પ્રાયોરીટી મારુ મતક્ષેત્ર છે લોકોની સમસ્યા મારા સુધી પહોચે એ માટે કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યુ છે અને ફજી તેમા વધારો કરવામાં આવશે તેમણે પ્લાસ્ટીકની બેગનો ત્યાગ કરીને કાપડની થેલી વાપરવા માટે અનુરોધ કર્યો હતો

આ પ્રસંગે પીઆઈબીના અધિક મહાનિદેશક ધીરજ કાકડિયાએ વર્કશોપમાં ઉપસ્થિત સર્વે પત્રકારોને આવકારતા પીઆઈબીની કામગીરી અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી વરિષ્ઠ પત્રકાર અને લેખક ભવેન કચ્છીએ મીડિયા આચારસંહિતા વિશે બોલતાં જણાવ્યું હતું કે આજના સમયમાં પત્રકારો સામે અનેક પ્રકારના પ્રલોભનો આવે છે અને ત્યાંથી જ મીડિયા આચારસંહિતાની શરૂઆત થાય છે

મેન્યુઅલી સ્ટેમ્પીંગ ફાળવવાનું બંધ કરી દેવાતા હાલમાં ઇ સ્ટેમ્પીંગ માટે મામલતદાર કચેરીમાં અરજદારોનો ભારે ઘસારો રહે છે

ડી

આ કેન્રોદ્થી લોકોને ખૂબ મોટી રાહત થશે

દીપોત્સવી પર્વ નિમિત્તે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે ધનલક્ષ્મી પૂજનના કાર્યક્રમો યોજાયા છે ધનતેરસ નિમિત્તે ધનપૂજન તથા સોના ચાંદીની ખરીદીનો પણ વિશેષ મહિમા હોય છે પરિણામે તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે

આજે આ મંદિરમાં એક લાખ થી વધુ યલણી નોટો નો શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો આવી પહોંચ્યાં હતા અને પ્રાર્થના પૂજન અને આરતી કરવામાં આવી હતી